જેમાં કચ્છ જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરેલ છે ત્યારે અન્ય રાજ્યો અને ગુજરાત રાજયના અન્ય જિલ્લાઓમાંથી આવનારા લોકોને કારણે કોરાના સંક્રમણ વધવાની શકયતા નકારી શકાય નહીં જેથી જરૂરી તકેદારીના પગલા લેવા જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી કે

ખેડૂતોએ જં તુ નાશક દવા બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સપરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિકેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો રાસાયણિક ખાતરની થેલી જં તુ નાશક દવાની બોટલ્દીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઇ પણ સંજોગોમાં મુ દત પુ રી થયેલ જં તુનાશક દવા અથા તો બિયારણની ખરીદી કરવી નહીં ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ્રસરનામા તથા તેની સફીવાળા બીલમાં ઉત્પાદકનું નામલોટ નંબરબેચ નંબર મુ દત પુ રી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શદ્વતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇઅવશ્ય કરી લેવી આ ઉપરાંત ખાતર બિયારણ અને જં તુ નાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી મદદનીશ ખેતી નિયામકશ્રી ખેતીવાડી અધિકારીશ્રીવિસ્તરણ અધિકારીશ્રી કે ગ્રામ સેવકનો સંપર્ક કરવો કલ્પના શાહ